વી ચેનલોને અનુરોધ કર્યો છે

રાજસ્થાનની કોટા બેઠક પરથી બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાએ આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું આવતીકાલે અધ્યક્ષની ચૂંટણી યોજાશે સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે શ્રી બિરલાના નામની દરખાસ્ત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તથા મંત્રીઓ રાજનાથસિંહ અમીત શાહ અને નીતીન ગડકરીએ રજૂ કરી હતી અને તેની પર બીજુ જનતા દળ શિવસેના અકાલીદળ લોકજનશક્તિ પાર્ટી વાયએસઆર કોંગ્રેસ જનતાદળ્યુનાઇટેડ અને એઆઇએડીએમકેના સભ્યોએ સહી કરી હતી કોંગ્રેસે દરખાસ્ત પર સહી કરી નખી પરંતુ તે શ્રી બિરલાની ઉમેદવારીનો વિરોધ નહીં કરે

આજે મળેલી સંસદિય પાર્ટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે બીજુ જનતાદળના સંસદિય પાર્ટીના નેતા પિનાકી મિશ્રાએ નવી દીલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે શ્રી બિરલાની ઉમેદવારીને તમામ વિરોધપક્ષોએ ટેકો આપ્યો છે તેમણે કહ્યું કે સરકારની રચનાત્મક બાબતોને બીજુ જનતાદળ ટેકો આપશે શ્રી મિશ્રાએ કહ્યું કે ઉપાધ્યક્ષપદ માટે પક્ષને કોઇ દરખાસ્ત મળી નથી જો એવી કોઇ દરખાસ્ત મળશે તો પક્ષના પ્રમૂખ નવીન પટનાયક દ્વારા નિર્ણય કરાશે

આજે ઓડિશા પુડ્ડચેરી રાજસ્થાન સિક્કિમ પંજાબ તમિળનાડુ તેલંગણા ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સાંસદોએ શપથ લીધા હતા આજે શપથ લેનાર સભ્યોમાં મુખ્યત્વે ભાજપના મેનકા ગાંધી ઓમ બિરલા રાજયવર્ધન રાઠોર અને સની દેઓલ કોંગ્રેસના સોનિયા ગાંધી કાર્તી ચિદમ્બરમ શશી થરૂર અને મનીષ તિવારી ડીએમકેના નેતાઓ એ

આર બાલુ દયાનિધિ મારન અને કનીમોડી સમાજવાદી પાર્ટીના મ્રલાતમસિંહ યાદવ અને એઆઇએઆઇએમના અસદ્દદીન ઓવૈસીએ શપથ લીધા હતા સુશ્રી સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા હતા અને ત્યારે કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ પણ બેન્ચ થપથપાવીને તેને આવકાર્યું હતું કાર્યકારી અધ્યક્ષ ડોકટર વિરેન્દ્રકુમારે શપથ લેવડાવ્યા હતા ગઇકાલે પ્રધાનમંત્રી અને ગૂહના નેતાશ્રી નરેન્દ્ર મોદી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમીત શાહ અને અન્ય કેન્દ્રિયમંત્રીઓએ શપથ લીધા હતા

પી નક્રાનું આજે સંસદભવન બહાર સ્વાગત કરવામાં આવ્યું સંસદિય બાબતોના મંત્રી પ્રહદાલ જોશી સહિત સંસદ સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેઓ સંસદમાં આવી પહોંચતાં પૃષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું પક્ષના મુખ્યમથક ખાતે પણ ગૃહમંત્રીક્રી અમીત શાહ અને અન્ય પદાધિકારીઓએ તેમને આવકાર્યા હતા

તેમની સાથે નાયબ મુખ્યમંત્રી સુશીલકમાર મોદી પણ હતા તેણે શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં બાળકોના આઇસીયુની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ આરોગ્ય અધિકારીઓ અને ડોકટરોને તાકીદે તમામ પગલાં લેવા જણાવ્યું હતું

અદાલતે ગઇકાલે ચૂકાદો અનામત રાખ્યો હતો એક આરોપી મહંમદ અઝીઝને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યો છે

ન્યાયાધીશો દીપક ગુપ્તા અને સૂર્યકાન્તની વેકેશન બેન્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અરજી અંગે આવતીકાલે સુનાવણી રાખી છે એડવોકેટ વિવેક તનખાએ તાકીદે સુનાવણી માટે રજૂઆત કરી હતી શ્રી અમીત શાહ ગાંધીનગરની બેઠક પર અને સુશ્રી સ્મૂતિ ઇરાની અમેઠીની બેઠક પરથી ચૂંટાતાં ગુજરાતની રાજયસભાની બે બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણી યોજવામાં આવી છે

સજ્જાદ મકબૂલ ભાટ ઉર્ફે હાફીઝ અને તૌસિફ અહેમદ ભાટને ઠાર કરાયા છે સજ્જાદે હુમલા માટે વાહન પૂરૂં પાડ્યું હતું

જેના અંતર્ગત પંચાયતોને સશક્ત બનાવવા સરકારી યોજનાના ફાયદાઓ અંગે લોકોના પ્રતિભાવો જાણવા વિશેષ આર્થિક ક્ષમતાનો ઉપયોગ કરી અને ગામડાઓની જરૂરિયાતનું સંકલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

આ કાર્યક્રમ અંતર્ગત દરેક રાજ્યપત્રિત અધિકારીને એક ગ્રામ પંચાયત સોંરપવામાં આવશે જયાં તે ઓછામાં ઓછા બે દિવસ અને એક રાત્રી રોકાણ કરીને ગામડાના લોકોની સાથે મળીને વાતચીત કરશે સાથે સાથે પંચાયતના સભ્યો તથા અન્ય સ્થાનિક લોકોની સાથે મળીને તેમની ચિંતાઓ વિકાસની જરૂરિયાતો અને ક્ષેત્રમાં રહેલી આર્થિક સંભાવનાઓ અંગે માહીતી મેળવશે

આજે આ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી પણજીના આઝાદ મેદાનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ જે અધિકારીઓને ફરજીયાત સેવાનિવ્રત્તિ કરવામાં આવ્યા છે જેમાં પ્રિન્સીપલ કમિશ્નર કમિશ્નર એડિશનલ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરનો સમાવેશ થાય છે

ગયા અઠવાડિયે સંયુક્ત કમિશ્નર કક્ષાના એક અધિકારી સહિત આવકવેરાના બાર ઉચ્ચ અધિકારીઓને પણ ભ્રષ્ટાચારના આક્ષેપો માટે ફરજિયાતપકો સેવાનિવૃત્તિ કરવામાં આવ્યા છે

નૃત્યના આવા સ્ટેપ્સ ઘણી વાર પ્રેરક હોય છે અને વયની દ્રષ્ટિએ અનુચિત હોય છે આ પ્રકારના કાર્યથી બાળકોમાં તજ્ઞાવ પેદા થઇ શકે છે નાના અને સરળતાથી દોરવાઇ જતાં બાળકો પર નુકસાનકારક અસર થાય છે

આ નિયમો મુજબ બાળકને બદનામ કરે અને બાળકો માટેના કાર્યક્રમમાં અભદ્ર ભાષા કે હિંસાના દ્રશ્યો દર્શાવતા કોઇ પણ કાર્યક્રમનું પ્રસારણ પણ ટીવી પર નહીં થાય આ માટે મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને એડવાઇઝરી રજૂ કરીને રીયાલીટી શો કે આ પ્રકારનાં અન્ય કોઇ પણ કાર્યક્રમોમાં અશ્લિલ સૂચક અને અનુચિત રીતે ડાન્સ કરતાં દર્શાવવાનું ટાળશે